જયશંકર આજે નવી દિલ્હી ખાતેથી કેલાસ માનસરોવર યાત્રીઓની પહેલી ટૂકડીને પ્રસ્થાન કરાવ્યું

સી

વિશ્વકપ ક્રિક્ટ સ્પર્ધામાં આજે બપોરે ત્રણ વાગે બ્રિસ્ટલમાં રમાનારી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે

તે અવસરે દેશની પ્રગતિમાં યોગદાન આપવા નાગરીકોને પ્રેરીત કરવા બધા જ સચિવોને અનુરોધ કર્યો હતો

ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનરજી અને અજય રસ્તોગીની બનેલી વેકેશન બેન્ચે કહ્યું હતું કે સ્વતંત્રતાનો અધિકાર મૂળ અધિકાર છે

જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે જામીન આપવાનો મતલબ એવો પણ નથી કે અદાલત સોશ્યિલ મીડીયા પર પત્રકારે કરેલી ટિપ્પણીને સમર્થન આપે છે અદાલતે પત્રકારની ધરપકડને પડકારતી અરજીની સુનાવણી કરી રહી હતી

મી દૂર છે

વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે બારમી જુને જયાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીરસોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી જામનગર દ્વારકા ભાવનગર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવનો સમાવેશ થાય છે જ્યારે સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેરમી જૂને વાવાઝોડ્રં ત્રાટકવા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ દરિયાઇ જિલ્લામાં પડવાની આગાહી છે

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારનાં જણાવ્યા પ્રમાણે આ નિમંત્રણ બંને નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સંબંધો દર્શાવે છે તેમણે કહ્યું કે ભારત તથા ક્રાંસ વચ્ચે રાજનૈતિક ભાગીદારી વધી રહી છે અને મુખ્ય આર્થિક શક્તિ તરીકે ભારતની ગણના થઇ રહી છે

આ બેઠક જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અધ્યક્ષ પદે યોજાશે બેઠકમાં પાણીની સમસ્યા અને તે ઉકેલવા રાજ્યોનો સહકાર આ મુદ્દે ચર્ચા વિચારણા કરાશે સમગ્ર દેશમાં મોટા ભાગના બંધોમાં પાણીના સ્તરની ગંભીર પરિસ્થિતિ અંગેના અહેવાલોને ધ્યાનમાં લઇને આ બેઠક બોલાવવામાં આવી છે

જયશંકર આજે નવી દિલ્હી ખાતેથી કેલાસ માનસરોવર યાત્રીઓની પહેલી ટૂકડીને પ્રસ્થાન કરાવ્યું ઉત્તરાખંડના લીપુલેખ પાસ અને સિક્કીમના નાથુલા ઘાટ એમ બે રસ્તેથી યાત્રા થશે

મધ્યપ્રદેશમાં ભોપાલ સહિત ઘણા સ્થળોએ ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે એવી જ રીતે મહારાષ્ટ્રના ખાસ કરીને વિદર્ભ વિસ્તારમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે

સી પી ના નેતા પ્રફુલ પટેલ એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ સમક્ષ દિલ્હીમાં આજે સતત બીજા દિવસે ઉપસ્થિત રહ્યા છે કરોડો રૂપિયાના ઉડ્ડયન ક્ષેત્રના કૌભાંડના કારણે એર ઇન્ડિયાને થયેલા નુકસાન અંગેના કેસમાં અગાઉની યુ પી એ

આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ માટે એર સ્લોટ નિર્ધારીત કરવામાં ગેરરીતીઓ આચરાઇ હોવાના આક્ષેપ સાથે એન્ફોર્સમેન્ટ વિભાગે ફરિયાદ દાખલ કરી હતી

જયાં તેને મૃત ઘોષિત કરાયો હતો અધિકારીઓ તેને ઓક્સિજન પૂરો પાડી શક્યા હતા પરંતુ ખોરક અને પાણી પહોંચાડી શકયા ન હતા

નાયર હોસ્પિટલની ત્રણ મહિલા તબીબો હેમા આહુજા ભક્તિ મેહેર અને અંકિતા ખંડેલવાલે પાયલ તડવીને જાતીય ટિપ્પણી દ્વારા આત્યહત્યા માટે પ્રેરીત કરવાના આરોપસર ગયા મહિને ધરપકડ કરવામાં આવી છે

સી સી વિશ્વકપ ક્રિક્ટ સ્પર્ધામાં ભારતીય સમય મુજબ આજે બપોરે ત્રણ વાગે બ્રિસ્ટલમાં રમાનારી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે દસ ટીમોની સૂચિમાં આ બંને ટીમો હાલ નીચલા ક્રમાંકે છે શ્રીલંકા એક વિજય એક હાર તથા એક ડ્રો મેચ સાથે સૂચીમાં છઠ્ઠો ક્રમાંક ધરાવે છે બાંગ્લાદેશે એક વિજય અને બે મેચોમાં પરાજય થતાં સૂચિમાં આઠમું સ્થાન મેળવ્યું છે જયારે ત્રણ મેચોમાં વિજય મેળવીને ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે